વારાણસીમાં ગંઘા ઘટે દીપ પ્રગટાવી પ્રધાનમંત્રીએ દેવ દિવાળી ઉત્સવની શરૂઆત કરાવી હતી લાખો દીવડાઓથી ઝગમગી ઉઠેલ ગંગા નદીમાં ઉ

ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બોટિંગ પણ કર્યું હતું

જેમાં ભારત સરકારે સ્વદેશી ધોરણે રસી વિકસાવવા પ્રોત્સાહન આપવા મિશન કોવીડ સુરક્ષા માટે રૂ

રાજધાની દિલ્હીથી માંડીને કચ્છ સુધી થનાર આ ઉજવણી વખતે પણ સીમા પર બીએસએફ ના જવાનો અને અધિકારીઓ ફરજ પર સાબદા રહેશે